મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આગામી પાંચ મહિનામાં રાજ્યના

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષક દિવસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી

સમગ્ર દેશ સહિત રાજ્યમાં શિક્ષક દિવસની થઇ રહેલી ઉજવણી આગામી સત્રની શરૂઆત પહેલા વિધાનસભા સંકુલમાં કોરોના મહામારી સામે

શ્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી માટે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ જી પી એસ સી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહિવટ વિભાગ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં યોજેલી ઉચ્યસ્તરીય બેઠકમાં જે નિર્ણયો કર્યા છે તે મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હતી પરંતુ પરિણામ જાહેર થવાના બાકી હતા તેવી જગ્યાઓની સંપૂર્ણ પ્રક્રિયા આગામી ત્રણથી પાંચ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ ભરતી એજન્સીઓ વિભાગો દ્વારા અગાઉ જાહેરાત આપવામાં આવેલી અને પ્રાથમિક પરિક્ષાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો હતો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રેષ્ઠ શિક્ષકોને શાલ સ્મૃતિચન્ઠ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે વ્યક્તિના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્ત્વની છે તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વા રા જ્ઞાન સંપન્ન સંસ્કારવાન નાગરિકોનું નિર્માણ કરે છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભવિષ્યના ભારતના રોલ મોડેલ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને નૈતિક મૂલ્યો માનવીય મૂલ્યોના આધારે શિક્ષા દિક્ષા વિકસાવીને રાષ્ટ્રનિર્માણ વસુધાના કલ્યાણના ગુણો ભાવિ પેઢીમાં કેળવવા શિક્ષકોને પ્રેરણા આપી હતી મુખ્યમંત્રીશ્રીએ આ શિક્ષણ નીતિમાં શિક્ષકની સજ્જતાને પણ અહેમિયત આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સમર્થ શિક્ષકોના યોગદાનથી સમર્થ રાષ્ટ્ર સમર્થ રાજ્ય બનાવવાની આપણી નેમ છે

ફર્ષદ પટેલને અભિનંદન પાઠવ્યા હતા

સર્વપલ્લી રાધાફષ્ણનના તૈલયિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું મહત્વનું કામ શિક્ષક દ્વારા થાય છે જેના આધારે ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિકો રાષ્ટ્રને મળે છે

ડાંગ જિલ્લામાં આહવા ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષણ સમારોહમાં મંત્રી ગણપત વસાવાએ શિક્ષકોનું સન્માન કરતા જણાવ્યું હતું કે શિક્ષકો સંસ્કારી સમાજ નિર્માણ માટે ખૂબ જ અગત્યની જવાબદારી બજાવે છે આ પ્રસંગે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા શિક્ષકોએ રક્તદાન કેમ્પમાં સહયોગ આપ્યો હતો શ્રી કૃષ્ણકુમારસિંહનું અંધ ઉધ્યોગ શાળાના વિધ્યાર્થીઓએ ઓનલાઇન સ્વંય શિક્ષક દિવસની ઉજવણી કરી હતી

આ પ્રસંગે વિધ્યાર્થીઓને ઓનલાઇન પારિતોષિક વિતરણ કરવામાં આવ્યાં હતાં

વલસાડ જિલ્લાના પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનું આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી રમણલાલ પાટકરે સન્માન કર્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું કે માતા પછીનું સ્થાન શિક્ષકનું છે સભ્ય સમાજના નિર્માણમાં શિક્ષકનો ફાળો અગત્યનો છે

પાટણ માર્કેટયાર્ડના હોલમાં આયોજિત સમારોહમાં મંત્રીશ્રી ઠાકોરે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને બિરદાવી જણાવ્યું હતું કે શિક્ષક જ સમાજ અને રાષ્ટ્રનો સાયો ઘડવૈયો છે

વિધાનસભા સંકુલમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું થર્મલ સ્કેનીંગ સેનિટાઇઝેશન કરવામાં આવે છે તમામ સ્ટાફનાં ટેબલ પર સેનિટાઇઝર મૂકેલ છે સંકુલના તમામ સ્ટાફ તથા મિટીંગ માટે આવતા ધારાસભ્યોને માસ્ક વિતરણ કરવામાં આવેલ છે સમગ્ર બિલ્ડીંગ અવારનવાર સેનિટાઇઝ કરવામાં આવે છે

લાઇટથી સ્કેનીંગ કરવામાં આવે છે વિધાનસભાના અધ્યક્ષ અવારનવાર કચેરીઓની સરપ્રાઇઝ મુલાકાત લઇ માસ્ક વગર ફરતા અધિકારી કર્મચારીઓને દંડ કરે છે તથા યોગ્ય માસ્ક પહેરવા તાકીદ કરે છે

વિધાનસભા સંકુલ ખાતે આગોતરા તકેદારીના પગલાંઓના કારણે તમામ લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવેલ છે